ચર્ચા બાદ ગુહમંત્રીશ્રી અમીત શાહે જવાબ આપતાં જણાવ્યું કે આ સુધારા રાજયોની સત્તામાં કાપ માટે નથી શસ્ત્રો એ કેન્દ્રનો વિષય છે અને રાજ્યોને મર્યાદીત સત્તાઓ છે તેમણે કહ્યું કે રમતગમતમાં નિશાનેબાજી કે ધર્નુવિદ્યામાં આ નિયંત્રણથી ચિંતા કરવાની જરૂર નથી આ અગાઉ યર્યાનો આરંભ કરતાં કોંગ્રેસના સાંસદ પ્રણીત કૌરે જણાવ્યું કે નિવૃત્ત જવાનો અને રમતગમતના નિશાનેબાજને તેમાંથી મુક્તિ અપાવી જોઇએ ભાજપના રાજયવર્ધન રાઠૌરે જણાવ્યું કે વારસામાં મળેલાં શસ્ત્રોને નિષ્ક્રિય શસ્ત્રો તરીકે મંજૂરી મળવી જોઇએ તેમણે કહ્યું કે શસ્ત્રના પરવાના ધરાવનારના કુટુંબીજનને શસ્ત્ર પરવાનાની ફેરબદલી ઝડપથી કરવી જોઇએ નેહ્લ ઠક્કર નાગરિકત્વ સુધારા ખરડો નાગરિકત્વ સુધારા ખરડાની રજૂઆત અંગે વિરોધપક્ષના વાંધાઓને નકારી કાઢ્યા પછી તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે

અગાઉ ગૃહ મંત્રી અમિત શાહે વિરોધપક્ષના વિરોધ વચ્ચે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું પસંદ કરેલી કેટેગરીમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મુક્તિ આપવા માટે હાલના કાયદામાં સુધારો કરવાનો છે

બંધારણ દિવસ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રસ્તાવ ઉપર ગૃહમાં ચર્ચા હાથ ધરાઈ હતી સત્ર ની પહેલી બેઠકની શરૂઆત દિવંગત સભ્યો ને શ્રદ્ધાંજલી સાથે થઈ હતી વિધાનગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકદર્શક ઉલ્લેખોમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ દિલીપભાઇ પરીખ પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઇ રાદડીયા વિધાનસભાના પૂર્વ સભ્યઓ સ્વ ડાહ્યાભાઇ પિતાંબરદાસ પટેલ વ્રજલાલભાઇ ધાણક અને ગોપાલભાઇ ધુઆના અવસાન અંગે શોક દુઃખ વ્યકત કરી દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી સહિત સૌ ધારાસભ્યોએ દિવંગત ને ભાવાંજલિ આપી હતી નેહ્લ ઠક્કર મુખ્યમંત્રી સંવિધાન દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથી વિસ્તૃત લેખિત અને સમયાનુકુલ પરિવર્તનશીલતાની વિશેષતા ધરાવતા આપણા સંવિધાને પોતાની આગવી વિશાળતા પ્રસ્થાપિત કરી છે આપણું સંવિધાન વિશાળ મનવાળુ સૌને સમાન તક સમાન હક આપતું બંધારણ છે

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે તા

મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિભાગોની કામગીરી સરળ ઝડપી કોમ્પ્યુટરાઈઝ અને લોકાભિમુખ બનાવવા પેપર વર્ક રીફોર્મ કરાયા છે

પવનની દિશામાં પરિવર્તન આવતા ઠારનું સામ્રાજ્ય સર્જાયું છે

ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે બરફ વર્ષા થઇ રહી હોઈ ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું તીવ્ર બન્યું છે કચ્છમાં કુંકી રહેલ પવનની દિશામાં પરિવર્તન આવતા ગઈકાલથી ઠંડીની પકડ મજબુત બની છે તાપમાનનો પારો એકી ઝાટકે નીચે ઉતરતા ઠારનું પ્રમાણ પણ તીવ્ર બન્યું છે